પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

રાષ્ટ્રપતિના આગમનને પગલે દીવ વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે

અમારા દીવના પ્રતિનિધિના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ જે સ્થળોની મુલાકાત લેવાના છે તે દરેક સ્થળોની સુંદર રીતે સજાવટ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જલંધર સર્કિટ હાઉસ આઇએનએસ ખૂખરી સ્મારક સ્થળ સ્ફૂલ ઇમારત અને અન્ય પ્રોજેક્ટોનું શિલાન્યાસ કરશે દીવમાં આ પ્રસંગે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે

ત્યાંથી દિવ જવા રવાના થશે દીવમાં દાદરાનગર હવેલી દમણ દિવ અને લક્ષ્યદ્વીપના પ્રશાસક પ્રકૃલ પટેલ તેમનું સ્વાગત કરશે

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન છ રાજ્યોનાં ખેડૂતો સાથે સંવાદ કરશે આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્રારા તા

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે ફાસ્ટટૈગ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પહેલી જાન્યુઆરીથી દેશમાં તમામ વાહનો માટે ફાસ્ટટૈગ ફરજીયાત કરવાની જાહેરાત કરી આજે વર્ચુઅલ માધ્યમથી આયોજીત એક સમારોહમાં શ્રી ગડકરીએ કહ્યું કે ફાસ્ટટૈગ વાહનચાલકો માટે ઉપયોગી છે કારણ કે આનાથી રોકડ ચૂકવણી માટે ટોલનાકા ઉપર રોકાવું પડશે નહીં આનાથી ઇંધણ અને સમયની બચત થશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ત્યાં ઓબ્ઝર્વેશન રૂમ વેક્સિનેશન રૂમ અને વેઇટીંગ રૂમો ઉભા કરવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે એમ જીલ્લા કલેકટર શ્રી આર

બારડે જણાવ્યું હતું મુખ્યમંત્રી સહકારી બેન્ક મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના થકી રાજ્યની સહકારી બેંકો મહિલા સભ્યોની સંખ્યા વધારી શકશે નાના માણસોની મદદ કરી શકશે અને મહિલા જુથોને શૂન્ય ટકા વ્યાજે લોન મળતી થશે શ્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સમજ અને અમલીકરણ માટેની ગાંધીનગર ખાતે આયોજીત બેઠકમાં સહકારી બેન્કીને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા હાકલ કરી હતી તેમણે કહ્યું કે સહકારિતાની સંકલ્પનાનો મુળમંત્ર નાના માણસોની મદદ છે આ યોજનાની સફળતાથી આપણે ગ્રામીણ શહેરી આર્થિક નબળા વર્ગમાં માઇક્રોફાઇનાન્સનું એક આદર્શ મોડલ ઊભું કરી બતાવીશું મુખ્યમંત્રીએ માઇક્રોફાઇનાન્સથી ગ્રામીણ અર્થતંત્રને ધબકતુ રાખી ખુશહાલી લાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી

યોજનામાં નક્કી કર્યું કે જૂથની રચના થાય નોંધાય એ સાથે જ ખાતામાં પૈસા જમા થાય

તો મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સૌ ખિસ્તી પરિવારો અને નાગરિકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રીશ્રીએ મેરીકિસમસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે પ્રભુ ઇસુના કરૂણા પ્રેમ અને ભાઇચારાની ભાવનાને આત્મસાત કરીને આપણે સૌ આ પર્વની સૌ સામાજિક સમરસતા અને સદભાવથી ઉજવણી કરીએ

પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી બાજપાઇની જન્મતિથી અને ગુડ ગર્વનન્સના ઉપલબ્ધમાં આયોજીત આ અટલ સેવા શટલ રથ ગામે ગામ ફરીને જનતાના લોકપ્રશ્નો અને ફરિયાદાનો ત્વરીત ઉકેલ લાવશે નોંધનીય છે કે આ રથમાં મેડીકલ સ્ટાફ સહિત રેવન્યુ તલાટી પણ હાજર રહેશે જે લાભાર્થીઓના ફોર્મ ભરી જે તે શાખાને મોકલી આપશે ભાજપ વાજપાઇ જન્મદિવસ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેથીની આવતીકાલે જન્મજયંતિ નિમિત્ત ગુજરાત ભાજપ પ્રદેશ વિવિધ કાર્યક્રમો યોજીને વાજપેયીજીના જન્મદિવસની ઉજવણી કરશે

ગામડે ગામડે ખેડૂતોને ભાજપા સરકાર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરવા માટે કરવા આવેલા મહત્વપુર્ણ નિર્ણયો અંગે સંવાદ કરવામાં આવશે

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અધિકારીશ્રીઓ અને પ્રદેશ અગ્રણીઓ વિવિધ સ્થાને ઉપસ્થિત રહેશે

તો જીલ્લાના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ અરવલ્લી રક્ષતિ રક્ષતઃ પ્રકાશનનું વિમોચન પણ કર્યું હતું

જી સદિપસિંધે લોકાર્પણ કર્યું હતું આ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટેનિસ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ ક્રિકેટ સ્ટેડીયમ ફ્રટબોલ વોલીબોલ અને હેન્ડબોલ સ્ટેડીયમ સહિતની સ્પોટર્સ સુવિધાઓનો સમાવેશ થાય છે નોંધનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસની કામગીરીનું ઇન્સ્પેક્શન આઇ જી સદીપસિંઘ સુરેન્દ્રનગરની બે દીવસીય મુલાકાતે આવ્યા છે

પાટિલ સાથે આજે તેમની બેઠક થોજાઈ હતી અને તમામ મતદાર પરિવાર સુધી કઈ રીતે પહોચી શકાય તેની ચર્ચા બાદ વ્યુહ રચના ઘડવામાં આવી હતી